યૂંટણીપંચના સભ્યો આજે મહારાષ્ટ્ર વિધાનસભાની યૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે

સમક્ષ હાજર થયા નથી કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે કરતારપુર કોરીડોરની કામગીરી નિર્ધારીત સમથ કરતાં વહેલાં પૂરી કરાશે

અગાઉ કેવડીયા પહોંચ્યા બાદ પ્રધાનમંત્રીએ સરદાર સરોવર બંધ તથા સ્ટેચ્યુ ઓફ યુનીટીની આસપાસ યાલી રહેલા જંગલ સફારી ઇક્રો ટુરીઝમ કેકટસ ગાર્ડન બટરફલાય પાર્ક સહિત વિવિધ પ્રોજેક્ટોની મુલાકાત લીધી હતી અમારા સંવાદદાતા જણાવે છે કે નર્મદા બંધની કામગીરી પૂર્ણ થથા બાદ તે પ્રથમવાર છલકાથો આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી કરવા નમામિ દેવી નર્મદે કાર્યક્રમોનું આદ્યોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે

વેકૈંચા નાયડુ ગૃહમંત્રી અમિત શાહ અને માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે શુભેચ્છાઓ પાઠવી છે એક ટવીટમાં ઉપરાષ્ટ્રપતિશ્રીએ કહ્યું છે કે શ્રી મોદીના અનુકરણીય નેતૃત્વ હેઠળ લોકોએ નવા ભારત માટે સર્જનાત્મક જન આંદોલન સ્વીકાર્યા છે ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે સુધારાવાદી તરીકે મોદીએ રાજકારણને જણાવ્યું હતું કે સુધારાવાદી તરીકે મોદીએ રાજકારણને એક નવી દિશા જ નથી આપી પણ દાયકાઓથી યાલી આવતી સમસ્યાઓનો કાયમી ઉપાય શોધીને દરેકને ગૌરવ અપાવ્યું છે શ્રી જાવડેકરે ટવીટમાં જણાવ્યું હતું કે શ્રી મોદીના નેતૃત્વ હેઠળ કામ કરવાનો તેમને લહાવો મબ્યો છે તેમણે કહ્યું હતું કે શ્રી મોદી બધા માટે પ્રેરણારૂપ બની રહેશે કોંગ્રેસ પ્રમુખ સોનિથા ગાંધીએ પ્રધાનમંત્રીને શુભેય્છાઓ પાઠવી છે અને આરોગ્યમથ દીર્ઘાયુષ્યની આશા દર્શાવી છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શ્રી મોદીને શુભેચ્છાઓ પાઠવી છે તો ક્રિકેટર સચિન તેંડલકરે શુભેચ્છાઓમાં જણાવ્યું કે સ્વચ્છ ભારત મિશન લાખો લોકોને પ્રોત્સાહન આપી રહ્યું છે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ ક્રોહલીએ પ્રધાનમંત્રીને શુભેચ્છાઓ પાઠવીને તેમનાં તમામ મિશન પૂરાં થાય તેવી આશાઓ દર્શાવી છે

મુખ્ય ચૂંટણી કમીશનર સુનીલ અરોરા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અંગે લાગતાવળગતાઓ સાથે વાતચીત કરશે રાજ્ય યૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રિથ યૂંટણી કમીશનરોની ટીમ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો ઉપરાંત મુલકી વહિવટીતંત્ર અને પોલીસ અધિકારીઓ સાથે પણ ચર્ચા કરશે યૂંટણીપંચના સભ્યો બે દિવસ સુધી વિવિધ અગ્રણીઓ તથા અધિકારીઓ સાથે ચર્ચા કરશે

સુત્રોના જણાવ્યા મુજબ એજન્સીએ તેમને આજે દસ વાગ્યા સુધી હાજર થવાનું કહ્યું હતું પરંતુ તેઓ હાજર થયા નહોતા આ પહેલા કોલકતા વડી અદાલત દ્વારા શુક્રવારે તેમની ધરપકડ માટે આપવામાં આવેલી રાહત પરત લીધા બાદ સીબીઆઇ એ તેઓને ફરીથી પ્રછપરછ માટે નોટિસ આપી હતી પરંતુ તેઓ હાજર થયા નથી સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઇ એ કાયદા મુજબ અન્ય વિકલ્પો પર પ્રક્રિયા શરૂ કરી દીધી છે દરમ્યાન બારાસાનની વિશેષ અદાલતે રાજીવ કુમારના વચગાળાના જામીન અંગેની અરજીને નકારી કાઢતાં જણાવ્યું કે આ તેના કાર્યક્ષેત્ર બહારની બાબત છે શારદા કંપની જૂથ પર લોકોના બે હજાર પાંચસો કરોડ રૂપિયાના ગોટાળાનો આરોપ છે

જગનમોહન રેડ્ડીએ ગથા રવિવારે પૂર્વ ગોદાવરી જિલ્લામાં થયેલી નૌકા દુર્ધટનાની ઉચ્યસ્તરીય તપાસના આદેશ આપ્યા છે અગાઉ શ્રી રેડ્ડીએ નૌકા દુર્ધટનાના સ્થળનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું અને તેમણે રાજમહેન્દ્રવર્મમના અધિકારીઓ સાથે ગઇકાલે ચર્ચા વિયારણા કર્યા પછી દુર્ધટનાની ઉચ્યસ્તરીય તપાસના આદેશ આપ્યા છે શ્રી રેડ્ડીએ ચાર સભ્યોની બનેલી તપાસ સમિતીને તેનો અહેવાલ ત્રણ સપ્તાહમાં આપવાનો આદેશ આપ્યો છે

ની ટીમો દ્વારા ઘણાં બધાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે

ગઇરાત્રે કોટા બેરેજનો એક ગેટ પણ બંધ કરવામાં આવ્યો છે

મુખ્યમંત્રી અશોક ગેહલોત કેન્દ્ર સરકારને પૂરગ્રસ્ત જિલ્લાના માટે ભંડોળ આપવાનો અનુરોધ કર્યો છે

એસ પી ના છ ધારાસભ્યોએ સત્તાધારી કોંગ્રેસમાં જાડાવાનો નિર્ણય લીધો છે આ અંગેનો સંમતીપત્ર તેમણે વિધાનસભાના અધ્યક્ષ સી

ના ધારાસભ્યો તરફથી પત્ર મળ્યાનું સ્વીકારીને જણાવ્યું હતું કે હવે આગળની કાર્યવાહી થશે

ભાજપા પ્રદેશ અધ્યક્ષ રંજીતકુમાર દાસ અને વરિષ્ઠમંત્રી હેમંત બિસ્વા સરમા પણ રેલીમાં ભાગ લેશે પક્ષના સંપર્ક અભિયાન અંતર્ગત ભાજપાના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિયમંત્રી સોમપ્રકાશ આજ ગુવાહાટીમાં પ્રતિષ્ઠિત નાગરિકોને મળશે

ગૃહમંત્રાલયની એક ટીમે ભારતીય વિસ્તારમાં કરતારપુર કોરીડોરના બાંધકામના સ્થળની મુલાકાત લઇને તેમાં થયેલી પ્રગતિની માહિતી મેળવી હતી કરતારપુર કોરીડોર પંજાબના ગુરૂદાસપુર જિલ્લામાં આવેલા ડેરા બાબા નાનક દેવસ્થાનને પાકિસ્તાનના કરતારપુરમાં આવેલા દરબારસાહિબ સાથે જાડે છે